પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં આ જાહેરાત કરી છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટનું નામ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અયોધ્યા મામલે સર્વોચ્ય અદાલતની સૂચના અનુસાર સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની ઉત્તર પ્રદેશ સરકારે સંમતિ આપી છે આજે લોકસભાની બેઠક મળ્યા પછી તરત જ શ્રી મોદીએ આ નિવેદન કર્યું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્વતંત્ર પણે નિર્ણય લઈ શકશે પ્રધાનમંત્રીએ અયોધ્યા ચુકાદા પછી જનતાએ બતાવેલી પરિપકવતાની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે ભારતની જનતાએ લોકશાહી પ્રક્રિયા અને પ્રણાલીમાં નોંધપાત્ર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી બૌદ્ધ પારસી કે જૈન કોઈ પણ હોય તેઓ આ વિશાળ કુટુંબનો ભાગ છે શ્રી મોદીએ કહ્યું હતું કે ક્રટુંબના દરેક સભ્યનો વિકાસ થવો જ જોઈએ અને તેમની સરકાર સૌ શુખી થાય તે માટે સૌ સાથ સૌનો વિકાસ નીતીની દિશામાં આગળ વધી રહી છે શ્રી અમિત શાહે શ્રી રામજન્મભૂમિ તિર્થક્ષેત્ર દૃજ જ જાહેર કરવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા છે

તેના કારણે ભાવનગરથી બાન્રા પરત જનારી ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સાંજે સાડા છ વાગે ઉપડતી ટ્રેન હવે આજે માત્ર નવ વાગે ઉપડશે આ ફેરફાર માત્ર આજના દિવસ પૂરતો છે

યોરવાડ ના દરિથાકાંઠે થી સવારે સાત ના ટકોરે શરૂ થયેલી સ્પર્ધા ના પ્રારંભ સમયે તરવૈયા નો આત્મવિસવાસ વધારવા માટે અનેક આગેવાનો અને રમતગમત પ્રેમીઓ હાજર રહ્યા હતા જીલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણાએ જણાવ્યુ છે કે સમુદ્ર માં દરેક સ્પર્ધકની સાથે એક એક નાની હોડીમાં તબીબ સહિત મેડીકલ સેવા તેમજ લાઈફ સેવીયર્સ ગનમેન બોટમેન મેનેજર અને દરિયાઈ જીવજંતુઓ સ્પર્ધકને હાની ન પહોંચાડે તે માટે શાર્ક રેપલન્ટની તિવ્ર ગંધની વ્યવસ્થા કરવામાં આવી છે

મુળજીભાઇ પટેલ યુરો લોજિકલ હોસ્પિટલના મેનિંજીગ ટ્રસ્ટી અને મુખ્ય યૂરોલોજિસ્ટ ડોક્ટર મહેશ દેસાઇએ જણાવ્યું કે સર્વાઇકલ મોઢાનું અને ફેફસાના કેન્સરમાં ભારતમાં દર વર્ષે સાડા અગિયાર લાખ કેન્સરના નવા દર્દીઓનું નિદાન થાય છે પ્રારંભિક તબક્કામાં જ કેન્સર સુધરે તે માટે તપાસ અને નિદાનને વધારવા તાત્કાલિક પગલાની જરૂરિયાત છે અને તેથી જ કેન્સરના દર્દીની બચવાની શક્યતાઓ મહત્વપૂર્ણ રીતે સુધારી શકાય નારાયણ જોશી કારાયલ કચ્છી ભાષાના મુળ સ્વરૂપને જાળવી રાખી સાહિત્યિક ક્ષેત્રે પ્રચાર પ્રસાર કરનાર નારાયણ જોશી ેકારાયલ ને પદ્મશ્રી સન્માનથી પુરસ્ફત કરાયા છે

આકાશવાણી ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં સર્જક શ્રી કારાયલનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું અને કચ્છ યુનિ ના પૂર્વ કુલપતિ ડો કાંતિ ગોર દ્વારા સાક્ષાત્કાર સાથે પદ્મશ્રી સન્માન ઉજવણીનો આરંભ થયો હતો તેમને સન્માનવાની સાથે જ ેઅચો શિખો કચ્છી સિરિયલની દ્વિતીય આવૃત્તિ શરૂ કરવામાં આવશે

ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાઇ છે